વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ ગઈકાલે પત્રકારોને જણાવ્યું કે કોવિડ બાદ પ્રથમ સત્તાવાર વિદેશ મુલાકાત છે આ બાબત ભારત બાંગ્લાદેશના સંબંધોને કેટલું મહત્ત્વ આપે છે તે વાત પૂરવાર કરે છે

તેઓ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે પ્રતિનિધિ સ્તરની મંત્રણા પણ કરશે શ્રી મોદી ઢાકા શહેર નજીકના રાષ્ટ્રીય શહિદવીર સ્મારક ખાતે જઈને અંજલી આપશે શ્રી મોદી અને શેખ હસીના બંગબંધુ બાપુ પ્રદર્શનનું ઉદ્વાટન કરશે બાંગ્લાદેશની મુલાકાત વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તાધારી પક્ષના ધટક પક્ષો તથા વિપક્ષના નેતાઓ સાથે ઔપચારિક બેઠક કરશે શ્રી શ્રૃંગલાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત વખતે આપત્તિ વ્યવસ્થાપન અને વેપાર સહિત ધણા ક્ષેત્રોની સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કરાશે

બંને ગૃહોની બેઠક સમયપત્રક પહેલાં જ મુલતવી રાખવામાં આવી છે આઠમી માર્ચથી શરૂ થયેલા બજેટ સત્રનો બીજો તબક્કો આઠમી એપ્રિલના રોજ સમાપ્ત થવાનો હતો

રાજ્યસભામાં ગઈકાલે મહિલા અને બાળકલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ લેખિત જવાબ રજૂ કર્યો હતો પ્રોત્સાહનની દ્રષ્ટિએ આંશિક વળતર આપવાના ઉદેશ્યથી સરકાર આ યોજનાનો અમલ કરે છે જેથી ગર્ભવતી મહિલા બાળકનાં જન્મ પહેલા અને પછી પૂરતો આરામ લઈ શકે

તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવામાં અંતિમ પ્રયાસોમાં જોતરાયા છે

પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની યૂંટણીના ચોથા તબક્કાનું ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે જયારે પાંચમા તબક્કા માટેની ચુંટણી પ્રક્રિયા યાલી રહી છે આ ઉપરાંત લોકસભાની બે બેઠક આંધ્રપ્રદેશની તિરૂપતિ અને કર્ણાટકના બેળગાવ તથા અગિયાર રાજ્યોની વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે

સંરક્ષણ મંત્રાલયની યાદીમાં જણાવ્યા પ્રમાણે પંદરમી માર્ચ શંકાસ્પદક વિદેશી હોડીઓમાં નશીલા પદાર્થની હેરાફેરી બાબતે ગુપ્ત જાણકારી મળી હતી તે સૂચનાનાં આધારે ભારતીય તટરક્ષક દળ દ્વારા વહાણો અને વિમાનોની તપાસની કાર્યવાહી શરૂ કરી હતી છેલ્લાં પંદર દિવસમાં તટરક્ષકદળ દ્વારા પશ્ચિમી તટ પર તપાસ શરૂ થઈ હતી અગાઉ પાંચમી માર્ચે તટરક્ષકદળનાં વહાણ અને વિમાનોએ લક્ષદ્વિપ સાગરમાં મિનિકોય દ્વિપ સમૂહ પાસેથી શ્રીલંકાની એક હોડી અને છ યાલકદળનાં સભ્યોની ધરપકડ કરી હતી

આરોગ્ય મંત્રાલયનાં ઉચ્ય સચિવ આરતી આહજાએ આ સંબંધમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં મુખ્ય સચિવ તેમજ વહીવટીકર્તાને પત્ર લખીને જણાવ્યું છે તેમણે કહ્યુ કે કોવિડ મહામારીનો ફેલાવો અટકાવવા માટે લગાવેલાં કોવિડ નિયમોના પાલનમાં બેદરકારી ઉભી થતાં અત્યાર સુધી સંક્રમણ રોકવામાં મેળવેલી સિધ્ધી પર પાણી ફરી શકે છે દરમ્યાન ગુજરાત સહિત દિલ્હી હરિયાણા મધ્યપ્રદેશ સરકારે દ્વારા રાજ્યમાં હોળી ધૂળેટી મિલન સમારંભ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે

બેંકોમાં અંદાજે ત્રણ હજાર સાતસો કરોડ રૂપિયાની છેતરપિંડી સામે આવી છે જેમાં પંજાબ નેશનલ બેંક ઈન્ડિયન ઓવરસીઝ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા ભારતીય સ્ટેટ બેંક આઈ

બી આઈ

અમદાવાદ વડોદરા સુરત સહિત કાનપુર દિલ્હી બેંગલુંરૃ કોલકાત્તા મુંબઈ તથા અન્ય કેટલાંક શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં

સાત જણ બેભાન થયા હતાં

છેલ્લાં સમાચાર મળ્યા ત્યારે અઝિશામક દળનાં જવાનો આગ ઓલવવાની કામગીરી કરી રહ્યા હતાં મુંબઈનાં મેયર કિશોરી પડનેકર અને અન્ય વરિષ્ટ અધિકારીઓ ધટનાસ્થળે પહોંચી ગયા હતાં